જી વણઝારા અને એન

અમીનને કેસમાંથી મૂક્ત કર્યા

લોકસભાની બાકીના ત્રણ તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર પૂરજોશથી ચાલી રહ્યો છે જુદા જુદા રાજકીય પક્ષોના મુખ્ય પ્રચારકો મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે દરમિયાન સોમવારે યોજાનારી પાંચમા તબક્કાની ચૂંટણી માટેનો જાહેર પ્રચાર આવતીકાલે સાંજે પૂરો થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના સીકર અને બીકાનેરમાં જ્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ ઝારખંડ માં તેલૈયા ખૂંરી અને ધુરવા ખાતે રેલીઓમાં સંબોધન કરશે કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી આજે ઉત્તર પ્રદેશમાં મહારાજગંજ અને શીવગઢમાં જાહેરસભાઓ યોજશે બીએસપીના અધ્યક્ષા માયાવતી ઉત્તર પ્રદેશના સિદ્વાર્થનગર અને સુલતાનપુરમાં પ્રચાર કરશે

હોટલ તથા સિનેમાગૃહ સાથોસાથ દવાખાનાને પણ તેમાં આવરી લેવાયા છે ચોવીસ કલાક કામધંધો ચાલુ રાખવાની પરવાનગીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તાર ઉપરાંત રાષ્ટ્રીય ધોરીમાર્ગ રેલ્વે સ્ટેશન બસ સ્ટેશન તથા પેટ્રોલપંપનો પણ સમાવેશ થાય છે

પરંતુ કર્મચારીઓ પાસેથી નિયત કલાક જ કામ લઇ શકાશે અને તેમને સાપ્તાહિક રજા પણ આપવાની રહેશે સુરતની ચીફ જયુડિશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સામે બદનક્ષીની ફોજદારી ફરિયાદ દાખલ થતા તેમને સમન્સ બજાવવાનો હુકમ થયો છે ભાજપના ધારાસભ્ય પુર્ણેશ મોદી દ્વારા મોઢવણીક સમાજના આગેવાન તરીકે આ ખાનગી ફરિયાદ દાખલ કરવામાં આવી છે

અમદાવાદ ખાતે આવેલી સી બી

ની ખાસ અદાલતે ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં આરોપી એવા ભૂતપૂર્વ પોલીસ અધિકારીઓ ડી જી

અમીનને ડિસ્ચાર્જ અર્થાંત કેસમાં તેમની સામેની કાર્યવાહીમાંથી મુક્ત કર્યા છે

બી

ની ખાસ અદાલતના ન્યાયાધીશ જે

પંડ્યાએ તેમના ચુકાદામાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે તેમની સામે કાર્યવાહીને મંજુરી આપી નથી આ સંદર્ભમાં બંને આરોપીઓએ કેસમાંથી મુક્ત આપવા કરેલી અરજી માન્ય રાખવામાં આવે છે

કોલેજમાંથી નિવ્ત્ત થયેલા પ્રોફેસર તથા વહીવટી કર્મચારીને સી પી એફ પસંદ કર્યુ હોવા છતાં પેન્શન મળી શકે તેવો ચુકાદો ગઇકાલે ગુજરાત વડી અદાલતે આપ્યો છે કોન્ટ્રીબ્યુટરી પ્રોવિડન્ટ ફંડ જેવો વિકલ્પ નોકરી દરમ્યાન પસંદ કરનાર કર્મચારીને પેન્શન નહિં આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય રદબાતલ કરાયો છે અલબત વડી અદાલતે હુકમમાં ચોખવાટ કરી છે

પી એફ નો ચુકવાયેલ ફાળો બાદ કર્યા પછી પેન્શનની રકમ ચ્વકવવાપાત્ર બનશે આઠ સપ્તાહમાં પેન્શનનો તફાવત નિવૃત્ત કર્મચારીઓને ચુકવી આપવાનો હુકમ વડી અદાલતે કર્યો છે ઉનાળાની ગરમીને લઈ અમદાવાદ જિલ્લાના કોઈ ગામ અને શહેરોમાં પાણીની કોઈ તકલીફ ન સર્જાય અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે કલેક્ટર ડૉ વિક્રાંત પાડેએ પાણી પુરવઠા વિભાગ સહિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને જણાવ્યુ કે અમદાવાદ જિલ્લામાં પાણીની કોઈ અછત નહિ સર્જાય

ટેન્કર મંજુર કરવા માટે પ્રાંત અધિકારીને સત્તા આપવામાં આવી છે જે માટે કલેક્ટરશ્રીની પરવાનગીની જરુર નહી રહે વધુ તંગી જણાતા બોરની મંજુરી આપવામાં આવશે

પશુને પીવાના પાણી માટે હવાડાની પણ કાળજી લેવામાં આવી છે કલેક્ટરશ્રીએ જણાવ્યુ કે જિલ્લાના ધંધુકાતાલુકાના અસરગ્રસ્ત એવા માત્ર બે ગામો સાલાસણ અને રંગપુર માં ટેન્કરથી પાણી પહોચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે

કેન્દ્રીય ઉચ્ચતર શિક્ષણ બોર્ડ સી બી એસ

આ વખતે પણ વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓ કરતાં સારો દેખાવ કર્યો છે

બી એસ

ભાવનગરના થળસર ગામે ગુંગળાઈ જવાથી બે શ્રમિકોના મોત થયા છે અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર ભાવનગરના થળસર ગામે કુવો ગાળવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક ગેસ છૂટતા કામ કરી રહેલા બે શ્રમિકોના ગુંગળાઈ જવાથી મોત નિપજયા હતા બનાવની જાણ થતાં જ પોલીસ તથા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યા હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

પી એલ ક્રિકેટ સ્પર્ધાની ગઈકાલે મુંબઈમાં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હેદાબાદને સુપર ઓવરમાં પરાજય આપતા મુંબઈ પ્લે ઓફ માટે ક્વોલીફાય થયું છે

હૈદરાબાદ તરફથી કે ખલીલ અહેમદે ત્રણ વિકેટો ઝડપી હતી

ત્યારબાદ સુપર ઓવરમાં હેદરાબાદે નવ રન કર્યા હતા અને મુંબઈ ઈન્ડિયન્સે આ લક્ષ્ય માત્ર ત્રણ બોલમાં મેળવતા મુંબઈનો વિજય થયો હતો આજે મોહાલીમાં કોલકતા નાઈટ રાઈડર્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે મ્રકાબલો થશે

રેલવેની યાદીમાં જણાવ્યા મુજબ અમદાવાદ ડિવિઝન પર મણિનગર વટવા સેક્શન વચ્ચે પુનિતનગર રેલવે ક્રોસિંગ સમારકામ તથા જાળવણી માટે તા

રાહદારીઓ આ સમયગાળા દરમિયાન કેડિલા ઓવરબ્રીજ અથવા જીઆઈડીસી ઓવરબ્રીજથી આવરજવર કરી શકશે

ત્યારે સોમનાથ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓના પગ દાઝે નહીં તેવી વ્યવસ્થા કરાઇ છે

જેના ઉપર ચાલવાથી ગરમીનો અનુભવ દર્શનાર્થીને થતો નથી મંદિરની પ્રદક્ષીણાના માર્ગ ઉપર પણ આવી વ્યવસ્થા કરાઇ છે સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું છે કે યાત્રિકોની સગવડ માટે ઠેરઠેર ઠંડા પાણીની વ્યવસ્થા કરાઇ છે તથા વરિષ્ઠ નાગરિકોની ખાસ કાળજી લેવાઇ રહી છે